નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું કે ખેડૂતોને જો કાયદાથી કોઇ વિરોધ હોય તો સરકાર તેમની સાથે યર્ચા કરવા તૈયાર છે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

વાવાઝોડું વાવાઝોડું બુરેવિ આજે મોડી સાંજ સુધી શ્રીલંકાના ત્રિંકોમાલીની પાસે સમુક્રતટ પાર કરવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધતાં ચોથી ડિસેમ્બરે સવારે કન્યાકુમારી અને પમ્બનની વચ્ચે દક્ષિણી તામિલનાડુ સમુદ્ર કિનારાને પાર કરવાની સંભાવના છે

અમારા સંવાદદાતા જણાવે છે કે વાવાઝોડાથી થનાર નુકશાનથી બચવા માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે કેરળમાં વાવાઝોડું બુરેવિને કારણે આજે અને કાલે ભારે વરસાદ થવાની સંભાવના છે રાજ્યના ચાર દક્ષિણના જીલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હાં કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને લોકોને સતર્ક રહેવા આગ્રહ કર્યો છે

કોદૃયમ એર્ણાકુલમ તિરૂવંતપુરમ અને ઇદૂક્કી જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની છ ટીમો પહોંચી ગઇ છે અને બે ટૂંક સમયમાં પહોંચશે

સતત પચ્યીસમાં દિવસે નવા કેસોની સંખ્યા પ્રતિદિન પચાસ હજારથી ઓછી નોંધાઈ છે

વધુ સમાચાર

ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ વિક્રમનાથ અને ન્યાયધીશ જે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

અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સત્તામંડળો દ્વારા ચલાવવામાં આવતા કોવિડ સંભાળ કેન્દ્રોમાં નિયમ ભંગ કરતાં લોકોને સામાજિક સેવાના કાર્યમાં મૂકવા જોઈએ આમ કરવાથી આ લોકોને નિયમનો ભંગ કરીને પોતે સમાજને કેટલું ગંભીર નુકશાન પહોંચાડે છે તેનો ખ્યાલ આવશે અને સરકારને કોવિડ સંભાળ કે ન્દ્રમાં સેવા કાર્યમાં મદદ મળી રહેશે

કુલદિપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ એક એક વિકેટ ઝડપી હતી

આત્મનિર્ભર ભારત પર આયોજીત એક વેબિનારને સંબોધન કરતાં તેમણે કહ્યું કે ઇજારાશાહી હવે દુર થઇ છે અને હવે ઉત્પાદકોએ ગ્રાહકોના દ્રષ્ટિકોણને પણ ધ્યાનમાં રાખવો પડશે તેમણે એમ પણ કહ્યું કે ભારત હાલ દુનિયાની પ્રાથમિક ઉર્જાના માત્ર છ ટકા નો વપરાશ કરે છે અને ઉર્જા માથાદીઠ વપરાશ વિશ્વના સરેરાશ કરતાં એક તૃત્યાંશ જેટલી છે

ચેદિયુરપ્પાએ કચરાથી વિજળી ઉત્પન્ન કરવા વાળા સંયંત્રની આધારશિલા મૂકી

રાજ્યમાં આ પહેલું વીજળી સંચંત્ર છે

તેમણે એમ પણ કહ્યું કે તેનાથી પર્યાવરણ અને જમીન જળ દૂષિત થવાથી બચશે બેંગ્લૂરૂ નગમ નિગમ શહેરના કચરામાંથી ખાતરનું ઉત્પાદન પણ કરી રહ્યું છે

આજે મુબઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ફિલ્મ સીટી સ્થાપિત કરવાનો વિચાર એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં એક નવી પહેલ છે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ બીજી કોઇ રાજ્યના વિકાસમાં બાધક નથી બનતા પરંતુ આ પહેલથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ બે દિવસની મુંબઇ યાત્રા દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓ અભિનેતાઓ અને અન્ય મહાનુભાવો સાથે વાતચીત કરી છે તેમણે કહ્યું કે ફિલ્મ સીટી એક હજાર એકર જમીન પર બનશે અને તેમાં ફિલ્મ ઉદ્યોગના લોકોએ પણ રસ દર્શાવ્યો છે

જયશંકરે આજે ઓમાનના વિદેશમંત્રી બદ્ર અલ્બુસૈદી સાથે વાતયીત કરી હતી

જયશંકરે એક ટ્વીટ સંદેશમાં ઓમાનમાં રહેતા ભારતીયોની કોરોના કાળમાં સંભાળ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

બંન્ને વિદેશ મંત્રીઓએ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પણ ચર્ચા કરી હતી